એટલે કે રિએક્ટરની સામાન્ય ક્ષમતા ઑપરેટિંગ સ્થિતિમાં વધારો તે સૂચવે છે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

ગૃહમંત્રી અમિત શાહે વૈજ્ઞાનિકની પ્રશંસા કરી છે અને કહ્યું કે આજે પરમાણુ ઇતિહાસનો મોટો દિવસ છે કારણ કે ગુજરાતમાં સ્વદેશી રીતે રયાયેલ કાકરાપર અણુશક્તિ પ્લાન્ટમાં અદ્ ભૂત સફળતા પ્રાપ્ત કરી છે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 ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા આગળ વધી રહ્યા છે

શ્રી પંકજ કુમારે રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા સંક્રમણના નવા કેસોને પગલે આ મુલાકાત લીધી હતી તેમણે શહેર અને જિલ્લામાં થઇ રહેલા કોરોના ટેસ્ટ પોઝિટિવ કેસોની અને કોરોનાના સક્રિય કેસોની ટકાવારી સારા થવાનો અને મૃત્યુનો દર વગેરેની સમીક્ષા કરી હતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ગ્રાફ અને ટેબલ્સ દ્વારા રજુ કરાયેલી માહિતી અંગે શ્રી પંકજક્રમારે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાએ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની કોરોના સંબંધી આંકડાકીય માહિતીથી શ્રી પંકજકુમારને વાકેફ કર્યા હતા સ્થાનિક કોરોના સંક્રમણ કોઇ પણ ભોગે અટકાવવા અને આ માટે પાયાના સ્તરે વધુ સક્ષમ કાર્યવાહી કરવા ઉપસ્થિત અધિકારીઓને તેમણે આદેશી આપ્યા હતા ઉદ્યોગ સચિવશ્રી રાહ્લ ગુપ્તા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મીતેશ ભંડેરી સહીત શહેર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા

આ નવા વિસ્તારોમાં આજે સવારથી સઘન આરોગ્ય ચકાસણી અને કોવિડ પરીક્ષણની કાર્યવાહી શરુ કરવામાં આવી છે

કોરોના ગુજરાત રાજ્યમાં પ્રથમવાર એક હજારથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

આ ઉપરાંત બેન્ક કર્મચારીઓ એએમટીએસ બીઆરટીએસના કર્મચારીઓના પણ પરીક્ષણો હાથ ધરાયા છે

જો કે પરંપરાગત ધાર્મિક વિધિઓ કોઈપણ વિક્ષેપ વિના ભૂતકાળની પ્રથા મુજબ કરવામાં આવશે જો કે ભાવિકો સવારે અને સાંજે આરતી દરમિયાન ઓનલાઈન પ્રસારણ જોઈ શકશે

ભાવનગર રેડક્રોસ ભાવનગરમાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સેવાઓની નોંધ લઈને અશ્વનીલા ટ્રસ્ટ અને અક્રેસીલ લિમિટેડના સહકારથી શ્રી અશ્વિન ભાઈ પારેખની પ્રથમ પુષ્ય તિથિ નિમિતે ભાવનગરના લોકોને સારી આરોગ્ય સેવા મળે તે હેતુથી આઇસીયુ વેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને આપવામાં આવી છે લોકોને લોકલ અને બહારગામ જવા માટે રાહત દરે તદ્દન અદ્યતન સાધનો સાથેની એમ્બ્યુલન્સ સેવાનો લાભ લોકોને મળશે

ત્યાં નજીવા દરે સારવાર આપવામાં આવશે આ કેર સેન્ટરમાં જનરલ રૂમ અને સ્પેશ્થીલ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે આમાં લેબોરેટરી પીપીઓ કીટ તેમજ ડોકટરોની વિઝીટ યાર્જ લેવામાં આવનાર છે આ સાથે બે સમય પોષ્ટિક ભોજન ચા નાસ્તો ફળદરનું ગરમ પાણી આર્યુવેદિક દવાઓ થોગ જેવી સુવિધો આપવામાં આવનાર છે

સમગ્ર વિશ્વ રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં ચીની કંપનીઓ વર્યસ્વ ધરાવે છે ત્યારે રાજકોટની અદિતિ ટોઈજ કંપનીએ પ્રોમોશનલ રમકડાની સાથે સાથે મોટા રમકડાં બનાવવાની કામગીરી હાથ ધરી છે અને ચીની રમકડાને વિકલ્પ આપી રહી છે

જેને આવકારવામાં આવે છે પરંતુ આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છિ આવાસ યોજના દૂધરેજ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્રારા ફિરદોશ સોસાયટી વડનગર ખાતે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવી છે જે લોકો ઝ્રંપડપટ્ટીમાં રહેતા હોય અથવા ઘર વિહોણા હોય આવા પરિવારોને કમ્પ્યુટર દ્વારા ડ્રી કરીને થોડા મહિના પહેલા આવાસ ફાળવવામાં આવ્યા હતા

આવાસ ફાળવણીના હકમો મળતા આ પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી

વરસાદ રાજ્યના જુદા જુદા ભાગોમાં છુટો છવાયો હળવો વરસાદ યાલુ રહ્યો છે

અન્ય તાલુકાઓમાં સામાન્યથી હળવા ઝાપટા પડ્યા હતા પહલી રાખી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ અંતર્ગત દેશની સીમાઓ પર ફરજ બજાવતા આપણા જવાનોના મનોબળ વધારવા માટે ગુજરાત ના તમામ ગામડાઓ અને નગરમાંથી એક વિજય સૂત્ર નિમિત્તે રાખડી મોકલવાનું નક્કી કર્યું છે આ રાષ્ટ્રસેવાના કાર્ય અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડમાં કાર્યક્રમ કર્યો

જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ મહેસાણા દ્વારા જીલ્લો હરિયાળો બને તેવા પ્રયાસો થઇ રહ્યો છે વૃક્ષોના વાવેતરમાં સામાજીક તેમજ ધાર્મિક સંસ્થાઓ આ ભગીરથ કાર્યમાં જોડાઇ રહી છે જીલ્લામાં ગ્રામપંચાયતના સરપંચો અગ્રણીય નાગરિકો વાવેતરમાં જોડાઇ રહ્યા છે શિક્ષકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે માટે શાળામાં જ નહિં પરંતુ ગામનાં જાહેર સ્થળો અને યોગ્ય જગ્યાએ વૃક્ષોના વાવેતર માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે